ઉદ્યોગમંત્રીએ ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે વેપાર સરળીકરણ હેઠળ કાર્ય આયોજન તૈયાર કરવામાં આવ્યું હતું અને તેને વ્યાપક વેગ મળ્યો છે કેન્દ્ર સરકારની ઉદાર પ્રોત્સાહક નિતિના કારણે ઉદ્યોગો માટે અંદાજે પોણા સાત લાખ કરોડના મૂડીરોકાણ મળ્યા છે

સેમિનારમાં સત્ર દરમિયાન ગીર ગાય અને દેશી ગાય ની ઓળખ કરવામાં આવી ગૌ સંવર્ધન વૈજ્ઞાનિક પદ્ધતિથી ખોરાક અને માવજત ઋષિ પદ્ધતિથી સારવાર ભારતના અર્થતંત્રમાં સ્વચ્છતા અને ઉર્જાનો ફાળો પ્રમાણિકતા સાથે ગૌ પાલન જેવા અનેક વિષયો ઉપર સ્થાનિક ખેડૂતો તેમજ પશુપાલકોને આધુનિક પદ્ધતિથી ગૌ સંવર્ધન કરવા માટે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી આ સમારોહ નો પ્રારંભ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો જે ડી પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ

કુલડોલ ઉત્સબવ દ્વારકા ખાતે ક્રલડોલ ઉત્સ વ માટે પદયાદત્રિકો તેમજ પગપાળા જતાં સંધો તેમજ સેવા કેમ્પાના આયોજકોને સલામતી માટે ખાસ સૂચના આપવામાં આવી છે તમામ પગપાળા સંધનું આયોજન કરતા સંધ સંયાલકોએ તેમના સંધના તમામ યાત્રીકો ફરજિયાત જમણી બાજુએ યાલે તે માટે દરેક ભાવિકોને જણાવવામાં આવ્યું છે હાઇવે ઉપરના સેવા કેમ્પોાના સંચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ દ્વારા યોજવામાં આવતા કેમ્પોે ફરજીયાત રસ્તાોની જમણી બાજુએ જ ગોઠવવા જેથી પગપાળા જતાં યાત્રીઓને હાઇવે ક્રોસ ન કરવો પડે અને અકસ્માએતો અટકાવી શકાય અકસ્માઇતો થતાં અટકાવવા અને તંત્રની સુચનાઓનો અમલ કરવા અને તંત્રને મદદરૂપ થવા જણાવવામાં આવે છે ક્લાયમેન્ટ ચેન્જ મહેસાણા જીલ્લાના વિસનગરની સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનિયરીંગ કોલેજ દ્વારા આબોહવા પરિવર્તન અંગે સ્થાનિક તથા વૈશ્વિક સ્તરે સંશોધનો એ વિષય પર પરિષદ યોજાઇ હતી રાજ્યના આબોહવા પરિવર્તન વિભાગના સચિવ એસ

હૈદરે ગુજરાત તથા કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણના સંરક્ષણ માટે અમલમાં મુકવામાં આવેલ ઇ વ્હિકલ ઘન કયરાનો નિકાલ વિષેની માહિતી આપી હતી આ કોન્ફરન્સમાં પર્યાવરણ અને પ્રદ્દષણ પ્રાફતિક વ્યવસ્થાને લગતા સંશોધનપત્રો રજૂ થયા હતા

આ પ્રસંગે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રકક્ષાએ સંસ્થાનું ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા તેમજ સમગ્ર દિવસ દરમિયાન લધુરૂદ્ર યજ્ઞનુ નૂતન યજ્ઞશાળા વાલી સંમેલન ધર્મ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું લાયબ્રેરી વર્કશોપ સોમનાથ પ્રવાસી સુવિધા કેન્દ્રના હોલ ખાતે ગુજરાત પુસ્તકાલય મંડળ વડોદરા અને રાજા રામમોહનરાય લાયબ્રેરી તેમજ ગ્રંથાલય નિયામક કચેરી ગાંધીનગર દ્વારા ત્રિ દિવસીય લાયબ્રેરી વર્કશોપ સેમિનાર યોજાયો ગુજરાત ગ્રંથાલય સેવા સંઘ અમદાવાદના પ્રમુખ પંકજ બાવાસીએ દીપ પ્રાગ્ટય કરી ઉદ્દઘાટન કર્યું

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રિન્સીપાલ નરેન્દ્ર પંડ્યાએ જણાવ્યું કે ગ્રંથને ભગવાન રૂપ માનવામાં આવે છે આ પ્રસંગે ગ્રંથાપાલોએ પોતાની શ્રેષ્ઠ કામગીરી માટેના પ્રશ્નો રજુ કર્યાં ગુજરાત રાજ્યની પુસ્તકાલયની પ્રવૃતિઓને વિકાસલક્ષી તાલીમ આપવા અને ગ્રંથાલયોને માર્ગદર્શન આપવા તથા નવા યુગની ટેકનોલોજી સાથે તાલ મીલાવવા અનુરોધ કરાયો

પદયાત્રા સમાપન પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા મહેર સમાજની બહેનો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી

આ યોજનામાં અનેક લોકોનુ મફતમાં ઓપરેશન કરવામાં આવ્યૂ હતું દમણના મરવડ હોસ્પિટલમાં સુનિય રાય અને દુર્ગાદેવી એમ બે લાભાથીઓને અઢી લાખ રૂપિથાનું ઓપરેશન આયુષ્માન કાર્ડથી કરવામાં આવ્યુ હતુ ઓપરેશન પછી બન્ને દર્દીઓ ઠીક છે અને પોતાના કામ પણ કરી રહ્યા છે